આમ આદમીને આરોગ્ય સેવા પ્રદાન કરતા સરકારી વિભાગ દ્વારા થયેલી ઉમદા અનોખી અને નોધપાત્ર કામગીરીનાં ક્રષ્ટાંત દરેક રાજ્ય દ્વારા અહી પસ્તુત કરાશે જેથી સફળ પહેલનું અનુકરણ તમામ રાજ્ય કરતા થાય મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ની આગેવાની હેઠળ ગુજરાત ની સિદ્ધીઓનું બયાન આ પરીસંવાદ રજુ થયું છે આરોગ્ય સેવા પ્રદાન કરવામાં ઉજળો હિસાબ આપનાર રાજ્યોને કદર આ પરી સંવાદમાં આરોગ્ય મંત્રાલય દ્વારા થશે

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ પ્રસંગે કહ્યું કે ઉતમ આરોગ્ય સવલત જનતાને પ્રદાન કરનાર રાજ્યો પૈકી ગુજરાત ચોથા કમે છે નેહ્લ ઠકકર મેળાનો પ્રારંભ એશિયાના સૌથી મોટા ઘાસિયા મેદાન તરીકે જાણીતાં બન્ની પ્રદેશમાં બે દિવસના પશુ મેળાનો આજથી પ્રારંભ થયો છે રાજ્યમાંથી વાસણભાઈ આહિરે આજે સવારે તેનો પ્રારંભ કરાવ્યો હતો

આજે મેળાનાં પ્રારંભે ફાલ્ગુની બેન પટેલ અને અન્ય અગ્રણીઓ તથા જીલ્લા પંચાયતના પ્રમુખ લક્ષ્મણસિંહ સોઢા અને ધારાસભ્ય પ્રદ્યમ્નસિંહ ઉપસ્થિત રહ્યા હતા નેહ્લ ઠકકર કેન્દ્ર સરકારે જૈવ વિવિધતા રક્ષણ માટે પ્રથમ તબ્બકામાં ભુજ સહીત શહેરોની પસંદગી કરી છે ભુજનો જૈવ વિવિધતાનાં રક્ષણ માટે પસંદ કરાયેલા શહેરોમાં સમાવેશ થતા આ કામગીરી માટે ભુજને કેન્દ્ર અને રાજ્ય સરકાર તરફથી ભંડીળ મળશે

અમદાવાદની તાલુકા કક્ષાની કચેરીઓ ખાતે તેના જવાબદાર વ્યક્તિઓને જાણ કરવા જણાવાયું છે